શ્રી મોદી આસામના ચાંદસરી ખાતે જાહેર સભાને સંબોધતાં જણાવ્યુ ફતું કે રાજ્ય સરકારો દ્વારા પૂરતી ચકાસણી અને ભલામણો બાદ જ નાગરિકતા વિધેયકને મંજુરી અપાશે તેમણે કહ્યું ફતુ કે કેન્દ્ર સરકાર અત્યાચારોના પગલે પોતાના દેશ છોડી આવેલા પાડોશી દેશોના લઘુમતી સમુદાયના લોકોને ભારતમાં આશ્રય આપવા કટિબદ્ધ છે

ઉપરાંત શ્રી મોદીએ પ્રવાસના અંતિમ ચરણમાં ત્રિપુરાના અગરતલામાં સ્વામી વિવેકાનંદ સ્ટેડિયમ ખાતે ગર્જી બેલોનીયા રેલવે લાઇન રાષ્ટ્રને સમર્પિત કરી શ્રી મોદીએ અગરતલા ખાતે જાફેર સભાને સંબોધી હતી

જેનાથી આવનારી સામાન્ય ચૂંટણીઓમાં મતદારોના નામની ચકાસણી નવી નોંધણીઓ મતદાતા ઓળખપત્રના ફેરફાર કે સુધારાઓ થઈ શકશે

નવી દિલ્હીમાં સામાન્ય ચૂંટણી માટે માહિતી અને સંચાર ટેકનોલોજી પરની બે દિવસીય તાલીમ તથા કાર્યશાળા દરમિયાન આ કાર્યક્રમનો આરંભ કરવામાં આવ્યો મુખ્ય ચૂંટણી આયુક્ત સુનિલ અરોરાએ કહ્યું કે આ ટેકનોલોજી ખરેખર ધરમૂળથી ફેરફાર કરનારી રહેશે દિવ્યાંગો નવી નોંધણી સરનામામાં ફેરફાર અને અન્ય વિગતો નાંખી શકે તે માટે એ પી

એપની પણ શરૂઆત કરવામાં આવી

કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી સંતોષકુમાર ગંગવારે ગઈ કાલે દિલ્હીમાં એક કાર્યક્રમમાં બોલતા જજ્ઞાવ્યું હતું કે કેન્દ્ર સરકાર શ્રમિકોની સામાજિક સલામતી અને કલ્યાજ્ઞ માટે નિષ્ઠા પૂર્વક કામગીરી કરી રહી છે તેમણે કહ્યું કે આ વખતના અંદાજપત્રમાં સરકારે અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો માટે પેન્શન યોજના શરૂ કરી છે એવી જ રીતે પ્રધાનમંત્રી જીવન જયોતિ વીમા યોજનાનો લાભ અસંગઠિત ક્ષેત્રના આશરે ત્રણ કરોડ શ્રમિકો અને કામદારોને થઈ રહ્યો છે

તેમણે કહ્યુ કે રાજ્ય સરકાર ભષ્ટાચાર સામે એક પછી એક પગલા ભરી રહી છે ગઈ કાલે સુરેન્દ્ર નગર ખાતે કચ્છરાજકોટ અને સુરેન્દ્રનગર એમ ત્રણ જિલ્લાના શક્તિ કેમ્પ સંમેલનમાં ઉપસ્થિત પક્ષના કાર્યકર્તાઓને મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી સંબોધન કરી રહ્યા ફતા

દરમિયાન આજે વહેલી સવારથી જ ગંગાથમુના અને સરસ્વતી નદીના પવિત્ર સંગમ સ્થળે અખાડાઓ સાધુ સંતોની સાથે સાથે સામાન્ય લોકો પણ પવિત્ર સ્નાન માટે મોટી સંખ્યામાં શ્રધ્ધાભેર ઉમટી રહ્યા છે

આજે વસંત પંચમીના દિવસે સરસ્વતી માતાજીનું વિશેષ પુજન અર્ચન કરવામાં આવશે આજે શુભ દિવસ જ઼ોવાથી અનેક સ્થળે લઝ્નસમુફ લઝ્ન ઉદઘાટન સફિતના શુભ કાર્યોનું આયોજન કરવામાં આવ્યુ છે